તેમાં સોમનાથની આજબાજના અનેક વિસ્તારોમાં ઈતિહાસને અનુલક્ષીને અનેક બાંધકામ અને ધાતુઓની પ્રતિમા હોવાનુ બહાર આવ્યુ છે

સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની યોજનાઓમાં મહીસાગર જીલ્લામાં પાંચ હજારથી વધુ ખેડૂતો જોડાયા છે નવા વર્ષની ઉજવણી સંઘપ્રદેશ દમણમાં નવા વર્ષની ઉજવણી અને પાર્ટીઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે

દ મણ યુવા ઉત્સવ નહેરુ યુવા કેન્દ્ર અને ખેલ વિભાગના સહયોગથી દમણમાં જિલ્લા સ્તરીય યુવા ઉત્સવનું આયોજન સ્વામી વિવેકાનંદ ઓડિટોરિમમાં કરવામાં આવ્યું હતું

ગણપતિ મંદિર કોરોના મહામારીને ધ્યાને લઇ ઉંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર આગામી સંકટ યતુર્થી ઍટલે કે રજી જાન્યુઆરીને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે ભીડ ન થાય તેમજ કોરોના સંક્રમણ ન થાય તેના માટે દર્શન માટે મંદિર બંધ રહેશે